વારાણસી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનો આરંભ કર્યો છે આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું કે ખોટી રીતે લાભ લેતા સાત કરોડ લોકોને દૂર કરવામાં આવ્યા છે સરકારે પાસપોર્ટ સેવામાં નવાં પગલાં ભર્યા છે અને ઇ સેવા પણ વિચારી રહ્યા છીએ તેમણે કહ્યું કે સ્ટાર્ટઅપ સ્ટેન્ડ અપ અને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં બિનનિવાસી ભારતીયો મહત્વનો ફાળો આપી શકે પ્રવાસી ભારતીયોને શક્ય તમામ મદદ કરાશે તેમણે પ્રવાસી ભારતીય દિવસનું આયોજન શરૂ કરવા માટે શ્રી અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા કાર્યક્રમના મુખ્ય અતિથિ અને મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનથિ હિંદીમાં સંબોધન કર્યું હતું તેમણે વિદેશમાં વસતા ભારતીયોનું આ અમુલ્ય સંમેલન ગણાવ્યું હતું

આ ટ્રેન કલ્યાણ નાસિક જલગાંવ ખાંડવા ભોપાલ ઝાંસી અને આગ્રા કેન્ટોનમેન્ટ સ્ટેશને ઉભી રહેશે

પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદ વીરો પ્રત્યે રૂણ અદા કરાશે દેશમાં શક્ય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્રારા જણાવ્યુ છે શીતલબેન વૈષ્ણવ ગુ

બોર્ડ તારીખ આગામી માર્ચ માસથી પ્રારંભ થઈ રહેલી ધોરણ દસ અને ધોરણ બારની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરિક્ષાનો ધમધમાટ શરૂ થઈ યુકવો છેજે

સંસ્થાની યાદી અનુ સાર કુંભમેળામાં જતા ભાવિક યાત્રીઓ માટે કાર્યરત આ સેવા કેમ્પ મકર સંકાંતિના પ્રથમ શાહી સ્નાનથી કાર્યરત છે

મહારાષ્ટ્રની પ્રેરણા વિચારેએ ટેનિસમાં સુવર્ણચંદ્રક જીતી લીધો છે